તઘ્રજ તઘ્રના હસ્ત પત્રકારોન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે લોકશાહીની યોથી જાગીર ગણાતા પત્રકારોન સન્માનિત કરવના આ સમારોહનું આગવું મહત્વ છા આ સમારોહમાં મુખ્યમંત્રીના ફસ્ત જયદેવભાઈ પટેલન લાઇફ ટાઇમ અચિવમ ટ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે બાષ્ટ ન્યૂઝ સ્ટોરી ઓફ ધ થરનો એવોર્ડ અંગ્રષ્ઠ ભાષામાં નિકુંજ સોનીન અન ગુજરાતી ભાષામાં પ્રિતષ્વ ત્રિવદીન એનાયત કરાયો હતો રીમાર્કેબલ ટેલિવિઝન ન્યૂઝ રીપોર્ટ જ્યુરિસ સ્પશ્ચિયલ રેક્ગનિશન એવોર્ડ સિધ્ધાશ જાષીન અર્પણ કરાયો હતો

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પુરસ્કાર વિજેતાઓન શુભાછાઓ પાઠવી

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીની કિર્તી પ્રાચીન વલ્લભ વિધાપીઠની બરોબરી કરે તાલી મહેનત કરવા શ્રી પંડયાએ આગ્રહ કર્યો હતો

અધિકારી જેવા ટોયના વૈજ્ઞાનિક ભાવનગર પહોંચ્યા હતા લીલ અના શામાળના ઔદ્યોગિક ઉપયોગની દિશા ખોલવા માટે બાયોરીફાઇનરી ગુજરાતમાં નાંખવાની વાત પણ આ સમિનારમાં થઈ હતી

ખભમહાકુંભમાં ભાગ લખ્યા આભાર નિહારીકા રવિયા માટેની ટીમ આ સ્પર્ધા દ્વારા પસંદ થશ રમશ ગુજરાત જીતશ ગુજરાત જેવા મંત્ર સાથ ગામડે ગામડેથી ખલ્મફૂદ પ્રતિભાન બહાર લાવવાનું અભિયાન યાલી રહ્યું છા તાપી જીલ્લા જેવા આદિવાસી પંથકમાંથી ખલમહાકુંભમાં ભાગ લપ્તા માટે પસંદ થવા ઊગતી પ્રતિભાની ભીડ આજે વ્યારામાં ઊમટી હતી